રેલ્વે બોર્ડ અધ્યક્ષ વિનોદ કુમારે વધુ વિગતો આપતા જણાવ્યુ હતું કે રાજયોની માંગ અને જરૂરીયાત મુજબ વિશેષ રેલ્વે સુવિધા અપાશેતથા જયાં પ્રતિક્ષાયાદી હશે ત્યાં વાસ્તવિક દ્રેનથી પહેલા કલોનદ્રેન ચલાવાશે પરીક્ષાઓ માટે પણ રાજય સરકારના અનુરોધ થી સ્પેશિયલ દ્રેનો ચલાવવામાં આવશે પરંતુ આ સ્પેશિયલ દ્રેનો ચલાવવાની યાદીમાં કચ્છનો સમાવેશ થયેલ નથી

ટી વિભાગના જણાવ્યા મુજબ આવતીકાલ થી ગામડામાં જતી એસ ટી બસોનું સંચાલન શરૂ કરવામાં આવશે કોરોના સંક્રમણના લીધે બંધ કરવામાં આવેલ બસોને પાંચ મહિના બાદ ગામડાઓમાં પણ બસ સેવા શરૂ થશે ગામડામાં જકી બસના કંડક્ટર થર્મલ ગન વડે પ્રવાસી બેસે તે પહેલા જ તેને સ્કેન કરાશે એમ દરેક પેસેન્જરોના થર્મલ સ્કિનીંગ બાદ પ્રવાશ અપાશે આગામી દિવસોમાં ધીરે ધીરે એસ ટી બસોનું ટ્રાન્સપોર્ટેશન નિયમિત કરવામાં આવશે

જેથી સવાર અને સાંજે મોર્નિંગ વોક કરવા માટેના સ્વાસ્થય પ્રેમીઓ અને બાળકોને રમવા માટે ઉપયોગી થશે કોરોના સંક્રમણને ખાળવા બાગબગીયાને સેનીટાઈઝ કરવામાં આવશે તેમજ બગીયામાં આવનાર દરેક વ્યક્તિઓએ સામાજીક અંતર જાળવવું પડશે તેમજ સરકારની ગાઈડલાઈન મુજબ બગીયામાં માસ્ક ફરજીયાતપણે પહેરી આવવાનું રહેશે જે કોઈએ માસ્ક નહી પહેર્યુ હોય તેને દંડ કરવામાં આવશે

આ સમિતિના સભ્યો સ્વખર્ચે વાગડના અંતરિયાળ અને દુરના ગામોમાં જયાં શિક્ષણની જરૂર છે ત્યાં સ્થાનિક વ્યક્તિની મદદથી આ સમિતિના નકકી કરે સભ્યો ત્યાં શિક્ષણ આપે છે

પી